પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ખેતી અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે તેમજ કૃષિ આંતરમાળખાના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાની સહાય યોજનાનો આરંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંદામાન નિકોબાર દ્વિપ સમુહોને ચેન્નાઇ સાથે જોડતી આધુનીક સબમરીન ટેલીફોમ કેબલ સીસ્ટમનો આજે પ્રારંભ કરાવશે ભારતે ગઈકાલે એક જ દિવસમાં કોવીડના સાત લાખથી વધુ પરિક્ષણો કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભંડોળ ખેડૂતોને સ્ટાર્ટ અપ શરૂ કરવામાં ઘિરાણ સહાય મેળવવામાં તથા પાક તૈયાર થયા બાદના વ્યવસ્થાપન જેવા ગોદામો સમુદાય ખેતી માટેની અસ્કયામતો વગેરે માટે મદદરૂપ થશે તેમણે કહ્યું કે ભારત પાસે કોલ્ડ સ્ટોરેજ પ્રક્રિયાક઼ત અન્ન અદ્યતન ગોદામો પોષક આહાર જેવા ક્ષેત્રોમાં કામગીરીની સારી તકો ઉપલબ્ધ છે શ્રી મોદીએ ખાતરનો ઉપયોગ ઘટાડવા તથા જૈવીક ખેતી ઉપર ધ્યાન આપવા અપીલ કરી હતી પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ગુજરાત મધ્યપ્રદેશ તથા કર્ણાટકના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો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

આફિકા અને એશિયાના હાથીઓ અંગે આયરાતી ક્રુરતા તેમની સાથે થતો અયોગ્ય વ્યવહાર હાથીઓના નિવાસ સ્થાનને પહોંચેલુ નુકસાન તથા હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ કેળવવી અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે

આરોગ્ય મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે કોવિડના પરિક્ષણો વધારીને પોઝીટીવ કેસોને ઝડપથી તારવી તેમને આરોગ્ય સેવા પૂરી પાડવાની સૂચના રાજ્ય સરકારોને અપાઈ છે

ઉલ્લેખનીય છે કે ગઈકાલે વહેલી સવારે વિજયવાડા ખાતે કોવીડ કેર સેન્ટરમાં લાગેલી આગમાં નવ વ્યકિતના મોત નીપજયા છે જયારે કેટલાક દર્દીઓ ઇજાગ્રસ્ત બન્યા છે